પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલુ ઉત્પાદનનો વિકાસદર હાંસલ કરવામાં અગ્રેસર રાજ્ય છે રાજકોટની ઉદય શિવાનંદ હ્રોસ્પિટલમાં લાગેલી આગની ન્યાયિક તપાસ માટે રાજ્યની વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશ શ્રી ડી

મહેતાના અધ્યક્ષે તપાસ પંચ નીમાયું છે

કેન્દ્ર ખેડૂત કેન્દ્ર સરકારે દેખાવો કરી રહેલા ખેડૂત આગેવાનોને ઉચ્ચસ્તરીય મંત્રીસ્તરની સમિતિ સાથે આજે બપોરે ત્રણ વાગે દિલ્હીમાં મંત્રણા કરવા આમંત્રણ આપ્યું છે કૃષિમંત્રાલયના સચિવે દેખાવો કરી રહેલા ખેડૂતોને પત્ર પાઠવીને આજે મંત્રણા કરવાનું આમંત્રણ પાઠવ્યું છે

ભાજપના વરિષ્ઠ અગ્રણીઓએ કૃષિ સુધારા મુદ્દે ઊલી થયેલી મડાગાંઠ ઉકેલવા યર્યા કરી હતી તેના પરિણામે ખેડૂતોને ચર્ચા કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના નવા સુધારાઓ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતમાં કરવામાં આવ્યા છે આ સુધારાનો હેતુ ખેડૂતોને નવી બજારો ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે કૃષિ ઉપજો વેચાણની બજાર વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા કૃષિ સુધારાએ ખેડૂતોને નવી તકો પૂરી પાડી છે તથા કાયદાકીય રક્ષણ પણ આપ્યું છે નવા સુધારાઓના કારણે નાના ખેડૂતો પણ બજારમાં થોગ્ય ભાવે કુષિ ઉપજોનું વેચાણ કરી શકે છે તેમણે કુષિ સુધારા અંગે ગેરસમજ ફેલાવવનો વિપક્ષ સામે આક્ષેપ કર્યો છે

પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમોના સભ્યો સાથે ગઇકાલે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી આ ટીમોમાં પૂણેની જિનોવા બાયો ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ અને હૈદરાબાદની બાયોલોજીક્લ ઈ લિમિટેડ તથા ડોક્ટર રેડિસ લેબોરેટરીનો સમાવેશ થાય છે

રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા થઈ હતી પ્રધાનમંત્રીએ આ કંપનીઓને નિર્માણ પ્રક્રિયાઓ અને સંબંધિત મુદ્દાઓ અંગે પોતાના વિયાર તથા સૂચન જણાવવા કહ્યું હતું

આગામી વર્ષની શરૂઆતમાં તેના વિસ્તૃત ડેટા અને પરિણામ મળે તેવી આશા છે પ્રધાનમંત્રીએ બધા જ સંબંધિત વિભાગોને નિર્માણકર્તા સાથે સહયોગ સાધવા આહવાન કર્યું હતું મુખ્ય મંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સમગ્ર ભારતમાં થયેલા કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો બાવન ટકા જેટલો હિસ્સો છે ગુજરાત રાજ્ય આર્થિક દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે

સિંધુભવન ચાર રસ્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉદ્વબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારે હંમેશા દુનિયાના આધુનિક શહેરોની સગવડોને અપનાવી ગુજરાતને એક મોડેલ રાજ્ય તરીકે રજૂ કર્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું કે સરખેજથી વૈષ્ણોદેવી થઇ ચિલોડાથી હિંમતનગર થઇ રાજસ્થાન જતા મહત્વના રોડની સગવડમાં વધારો કરવાનું મહત્ત્વનું કાર્ય થયું છે

સાણંદ યાર રસ્તા પરનો ઓવરબ્રિજ સાણંદ જી

ડી સી અને સૌરાષ્ટ્રને જોડે છે આથી ઉદ્યોગ માટેના વાહન વ્યવહાર માટે પણ સરળતા અને સુગમતા ઊભી થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું અમિત શાહ ફ્લાય ઓવર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલુ ઉત્પાદનનો વિકાસદર હાંસલ કરવામાં અગ્રેસર રાજ્ય છે

પ્રદીપસિંહ જાડેજા રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ન્યાયિક તપાસ માટે રાજ્યની વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશ શ્રી ડી એ

પૂંજના અધ્યક્ષપદે તપાસ પંય નીમવાની જાહેરાત કરાઇ હતી પરંતુ શ્રી પૂંજ અન્ય ન્યાયીક તપાસમાં વ્યસ્ત હોવાથી સમયના અભાવે આગ ઘટનાની તપાસ માટે આ નિર્ણય લેવાયો છે આ તપાસ પંચ આગામી ત્રણ માસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે વધુમાં શ્રી જાડેજાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ બનાવ સંદર્ભે ખૂબ જ સંવેદનશીલ છે તેથી ન્યાયીક તપાસ ઝડપથી થાય તે માટે આ નિર્ણય લેવાયો છે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબીના ચેરપર્સન તરીકે ભારત સરકારના મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુપાલન અને ડેરી વિભાગના સંયુક્ત સચિવ વર્ષા જોશીને પદભાર સોંપવામાં આવ્યો છે

આ સાયકલ યાત્રામાં ભાગ લેનાર જવાનોએ માર્ગમાં આવતા ગામોના લોકોને કોવિડથી બચવાના ઉપયોગ સમજાવી માસ્કનું વિતરણ કર્યું હતું રાજસ્થાનના ગાદ્રા શહેરની મુલાકાત વખતે જવાનોએ સ્થાનિક નાગરિકોની મુલાકાત ઉપરાંત ભારતીય રેલવે દ્વારા બનાવવામાં આવેલા શહીદ સ્મારકની મુલાકાત લઇને શહીદવીરોને અંજલી આપી હતી

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના નમૂનાઓનું પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે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

વધુ સમાયાર

તેમજ રાજ્યમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળા પણ રદ કરાયા હતા પંચમહાલના ગ્રામીણ વિસ્તારમા દેવદિવાળીના તહેવારને દિવાળીના તહેવાર જેટલુ જ મહત્વ આપવામાં આવે છે જેમા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લાડુનુ ભોજન બનાવામાં આવે છે સમી સાજે ગામમા આવેલા મૂખ્ય મંદિર ખાતે દીવા સાથેના ગરબા લઇ જવાની અનોખી પરંપરા યાલી આવે છે

દેવ દિવાળીનો ઉજવણી સાથે દિવાળીના મંગળ પર્વોની પણ પૂર્ણાહતિ થઇ છે રાજ્યમાં ગઇકાલે ગુરૂનાનક જયંતિની પણ ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરાઇ અમદાવાદમાં ગુરૂ ગોવિંદ ધામ સહિત રાજ્યભરના ગુરૂદ્વારામાં ગઇકાલે સબદ કિર્તન ગુરૂગ્રંથ વાંચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા